મહા વાવાઝોડું સૌરાષ્ટ્રના કાંઠે પહોંચતા પહોંચતા મંદ પડવાની આગાહી હવામાન ખાતાએ આપી

ડી

એફ

ગાંધીનગર ખાતે તાકીદની આ બેઠક પુરી થયા બાદ મહેસૂલ અધિક મુખ્ય સયિવ તથા હવામાન નિયામક જયંત સરકારે પ્રચાર માધ્યમોને ગુજરાત માથે તોળાતા સંકટની વિગતો આપી હતી હવામાન નિયામક જયંત સરકારે આજે જણાવ્યું છે કે મહા વાવાઝોડાની તિવ્રતા ઘટી છે

જે અગાઉ સો થી એકસો દશ જેટલી હતી તેમણે ઉમેર્થું છે કે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની સમગ્ર દરિયાઇ પદ્દીમાં જોરદાર વરસાદ પડવાની વકી છે અને દરિયામાં એક મીટર ઉંચા મોજાં ઉછળવાની ધારણા છે

શ્રી સરકારે કહ્યું છે કે વાવાઝોડાની ગતિ થોડી મંદ પડી હોવાથી દિવથી પોરબંદર વચ્ચે તેનું આગમન સાતમી નવેમ્બરની સવારે થઇ શકે છે

મહેસૂલ અધિક મુખ્ય સચિવ પંકજ કુમારે જણાવ્યું છે કે કુદરતી આપત્તિને પહોંચી વળવા માટે તંત્રની તૈયારીની સમીક્ષા વિશે કેબિનેટ સચિવ અને રાજ્યના મુખ્ય સચિવ વચ્ચે વાતચીત આજે થઇ છે તેમણે ઉમેર્થું હતું કે મહા વાવાઝોડનું સંકટ ઓછામાં ઓછા નુકશાન સાથે પાર ઉતરે તેવી તૈયારી તંત્ર દ્વારા શરૂ કરી દેવાઇ છે

સંપર્ક વિહ્રોણી હોડીઓ સુધી ચેતવણી પહોંચાડવા તટરક્ષક દળના પેટ્રોલિંગ જહાજ તથા વિમાન કામે લાગ્યા છે તો ભારતીય નૌકાદળ દ્વારા રાહત બચાવ સામગ્રી લાદેલા ચાર જહાજ તૈનાત કરી દેવામાં આવ્યા છે

અમરેલીના જાફરાબાદ બંદરેથી ઉપડેલી મોટાભાગની હોડી પાછી આવી છે

બાકીની બોટ પાછી કિનારે વાળવા માટે કોસ્ટગાર્ડ સાથે મરીન પોલીસ પણ જોડાઇ છે

મહા વાવાઝોડાને પગલે ખેડૂતોને જાનમાલના નુકશાનથી બચાવવા માટે ખેતીવાડી ખાતાએ માર્ગદર્શક સૂયના બહાર પાડવી શરૂ કરી છે કાપણી કરેલ ખેત પેદાશને ઢાંકવા તથા સલામત સ્થળે ખસેડવા કહેવાયું છે

ખેડૂતો માટે ટોલ ફ્રી ટેલીફોન હેલ્પ લાઇન શરૂ કરાઇ છે

માધવપુર ઘેડ તથા તિથલ સહિતના સમુદ્રતટ ઉપર ચાલતા બીચ ફેસ્ટીવલ રદ્દ કરાયા છે તો ગીર જંગલ સોમનાથ મંદિર દ્વારકા જગત મંદિર તથા દિવ તરફ પર્યટન માટે નહીં જવાની ચેતવણી લોકોને આપવામાં આવી છે અને ત્યાં હાજર સહેલાણીઓને વહેલીતકે પોતાના વતન પાછા ફરવા કહેવાઇ રહ્યું છે દરિયાઇ જિલ્લામાં કાર્યરત તમામ પેટ્રોલપંપને બે ફજાર લીટર પેટ્રોલ અને એક હજાર લીટર ડિઝલનો જથ્થો અનામત રાખવા કહેવાયું છે વીજળીના થાંભલા પડી જવાથી વિતરણ વ્યવસ્થા ખોરવાથ તો તાકીદનો વીજપુરવઠો કેવી રીતે ચાલુ કરી શકાય તેનું આયોજન વીજકંપની દ્વારા ચાલી રહ્યું છે તો દવાખાના અને ફાયર બ્રિગેડને કોઇપણ કટોકટીને પહોંચી વળવા જેટલા સજ્જ રહેવા તંત્ર તરફથી સૂચના અપાઇ છે કૂડ પેકેટ મોટી સંખ્યામાં બનાવી શકે તેવી સંસ્થાઓને પણ મદદ માટે કોલ અપાયો છે કચ્છમાં વાવાઝોડાની આગોતરી અસર સ્વરૂપે ધોધમાર વરસાદ થયો છે અબડાસા નખત્રાણા અને ભચાઉમાં બે ઇંચ પાણી પડતાં સર્વત્ર જળબંબાકાર સર્જાયો છે

કવિ નરસિંહ મહેતાની દૌહિત્રી શર્મિષ્ઠાની સુપુત્રીઓ તાના રીરીની યાદમાં દર વર્ષે વડનગર ખાતે તાના રીરી મહોત્સવનું આયોજન કરવામાં આવે છે

પ્રથમ દિવસે એવોર્ડી કલાકારો શાસ્ત્રીય ગાયન રજુ કરનાર છે આ ઉપરાંત સુશ્રી અનુરાધા પૌડવાલ દ્વારા ગાયન અને ડૉ ધ્વીન વચ્છરાજાની સુશ્રી ગાર્ગી વોરા અને સુશ્રી ભક્તિ જોષી દ્વારા શાસ્ત્રીય ગાયન રજુ થનાર છે આ ઉપરાંત પ્રથમ દિવસે વિવિધ વિશ્વ રેકોર્ડ પણ થવાના છે રોજગાર ભરતી મેળો પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણ ખાતે જિલ્લા કક્ષાએ રોજગાર ભરતી મેળો અને સ્વરોજગાર માર્ગદર્શન શિબિર કાર્યક્રમ શ્રમ અને રોજગારમંત્રી દિલિપકુમાર ઠાકોરના અધ્યક્ષસ્થાને યોજાયો હતો આ પ્રસંગે શ્રી ઠાકોરે જણાવ્યુ હતુ કે યુવાનોને રોજગારીની તકો વધારે પ્રમાણમાં ઉપલબ્ધ બને તે માટે રોજગારી ભરતી મેળાનું આયોજન હાથ ધરવામાં આવેલ છે રોજગાર ભરતીમેળાના આયોજન થકી દેશમાં રોજગારી આપવામાં ગુજરાત રાજય પ્રથમ ક્રમે રહ્યુ છે દેશમાં છ્યાંસી ટકા રોજગારી માત્ર ગુજરાત પૂરી પાડે છે ગુજરાતમાં ઔદ્યોગિક તેમજ આનુષંગિક ક્ષેત્રના વિકાસના પરિણામે વિપુલ પ્રમાણમાં રોજગારીનુ નિર્માણ થયુ છે તેમ તેમણે ઉમેર્યુ હતુ પાટણ ખાતેના રોજગાર ભરતી મેળામાં પંદર જેટલી ખાનગી કંપનીઓમાં પાંચસો બાવન જગ્યાઓમાં ઉમેદવારોન્ રોજગારી આપવામાં આવશે

અમારા રાજકોટના પ્રતિનિધિના જણાવ્યા મુજબ બાંગ્લાદેશ અને ભારતની ક્રિકેટ ટીમ દિલ્હીથી ચાર્ટડ ફલાઇટમાં બપોરે રાજકોટ આવી પહોંચી છે પાંચમી અને છઠ્ઠી નવેમ્બરે નેટ પ્રેકટીસ બંને ટીમ કરશે

ઉલ્લેખનીય છે કે બાંગ્લાદેશની ટીમ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચ રમવા પ્રથમવાર રાજકોટ આવી રહી છે ત્યારે સૌરાષ્ટ્રના ક્રિકેટ રસિકોમાં આ અંગે ઉત્સાહનો માહોલ છવાયો છે

આ પ્રદર્શન હવે તા